કુંભમેળાની શરૂઆત વિવિધ અખાડાઓના સાધુ સંતો દ્વારા ત્રિવેજીમાં શાહીસ્નાન સાથે પ્રારંભ થયો

સી ટી વી કેમેરા અને ડ્રોનની મદદથી લોકોની અવરજવર ઉપર ચોવીસેય કલાક દેખરેખ રાખવા ખાસ અત્યાધુનિક નિયંત્રણકક્ષ સ્થાપવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ કુંભમેળા પર્વે શુભકામના પાઠવી છે શ્રી કોવિંદે એક ટ્વીટર સંદેશામાં કહ્યું કે કુંભએ ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ છે

એક ટ્વીટર સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશ અને વિદેશના શ્રધ્ધાળુ લોકો ભારતની આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સામાજીક વિવિધતાના સાક્ષી બનશે શ્રી મોદીએ આ દિવ્ય અને ભવ્ય સમારંભમાં વ્ધુમાં વધુ લોકો ભાગ લે તેવી આશા વ્યક્ત કરી

સરકાર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત મુંગા જીવોમાં પશુ પક્ષીઓને બચાવવા માટે પ્રથાસો કરાઈ રહ્યાં છે જેમાં ખાસ કરીને ઉત્તરાયણનાં પર્વ નિમિત્તે પતંગની દોરથી ધાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે સરકારે કરૂણા અભિયાન યોજના શરૂ કરી છે જે અંતર્ગત જિલ્લા પશુપાલન ખાતાની ટીમ તેમજ સુપાર્શ્વ જૈન સેવા મંડળ અને રોટરી કલબ દ્વારા જ્રેમત ઉઠાવવામાં આવી હતી જિલ્લા મથક ભુજ ઉપરાંત પશુપાલન ખાતા દ્વારા અન્ય શહેરોમાં પણ ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પો યોજયા હતા

જયાં અન્યને સારવાર આપીને સુપાર્શ્વ સેવા મંડળમાં રાખવામાં આવ્યાં હતા

કચ્છની ગ્રામ્ય વસ્તી તેમજ પશુપાલન માટે ખેતી એ મજબુત ભૂમિકા નિભાવી રઠી છે ત્યારે આ ખેડૂત મેળો અહીંના ખેડૂતો અને પશુપાલકો માટે ઉપયોગી બની રહેશે તેવું સંસ્થાની થાદીમાં જણાવાયું છે

આ પ્રસંગે રાજય સરકાર અને અંજારના જનપ્રતિનિધિ તરીકે ડો

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ નિમિત્તે સેનાના જવાનો અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેના દિવસના અવસરે સૈનિકો ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી છે

શ્રી મોદીએ જજ્જાવ્યું કેતેઓ સૈનિકોના અદમ્ય સાહસ અને બહાદુરીને નમન કરે છે

દેશના વિભિન્ન ભાગોમાં તેની જુદા જુદા નામોની ઉજવણી કરવામાં આવે છે